શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન મિશનનો સ્થાપના દિવસ આવતીકાલે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું છે કે ગામડા ને શહેર સમકક્ષ સગવડ આપવાની નેમ આ મિશન હેઠળ રખાઇ છે

ગુજરાતના આંગણે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભાવભીનું સ્વાગત કરવા માટેની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે તેમણે મોટેરા સ્ટેડિયમમાં આયોજિત થનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સંદર્ભમાં બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેડિયમ સુધી પહોચવા માટે વાહન વ્યવહાર ટ્રાફિક નિયંત્રણ અંગેની તલસ્પર્શી વિગતો અધિકારીઓ પાસેથી મેળવીને તેમને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેનાર આમંત્રિતો અગ્રણી નાગરિકો સહિત વિશાળ જનસમુદાયને સરળતાએ કાર્યક્રમ સ્થળે પહોચી શકાય તે માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ ગોઠવેલી વ્યવસ્થા અંગેની વિગતો મુખ્યમંત્રી રૂપાણીએ ઝીણવટપૂર્વક તપાસી હતી અને આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે સૌને મહેનતમાં કચાશ નહીં રાખવાની અપીલ કરી હતી

ખેતીવાડી અધિકારી જે

પટેલે જણાવ્યુ છે કે માટીમાં રહેલા પોષકતત્વો પ્રમાણે ખેડૂતોને વાવેતર કરવાની સલાહ માલ્ટા તેમનો ખેતી ખર્ચ ઘટ્યો છે અને નફો વધ્યો છે

એક ભારત શ્રેષ્ઠ ભારત અંગેનો વિશેષ અહેવાલ બોટાદ ખાતે તાલુકા પયાયત કેચેરીમાં બજેટ અગે સામાન્ય સભા બેઠક યોજાઈ ગઈ જેમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી તાલુકા પચાયતના કારોબારી ચેરમેન કનુભાઈ ધાધલ પ્રમુખ ડી ડી

ઓ અનિરુધ્ધ સિફ ગોહિલના અધ્યક્ષસ્થાને બજેટ બેઠક યોજાઈ હતી

મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવાયેલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે તાજેતરમાં મોદી સરકારે આ અંગેનો નિર્ણય કરાયો છે જેનો અમલ સત્વરે અહી શરૂ કરી દેવાયો છે

દરેક ખેડૂત લાભાર્થીને પોતાની બેંકનો સંપર્ક કરવા તંત્રએ જણાવાયું છે જમીન સ્વાસ્ય કાર્ડ દિવસની ઉજવણી નિમિત્તે આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા નિવૃત્ત સંયુક્ત ખેતી નિયામક અશોક કટેશીયા સાતેની યર્યા આજે રાત્રે સવા નવ વાગે સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્ર પરથી તેનું પ્રસારણ કરવામાં આવશે જાહેરાત પુરી થઇ સમગ્ર રાજ્યમાં આવતીકાલે મહા વદ તેરસને મહાશિવરાત્રીનો પાવન પર્વ ઉજવાશે

સોમનાથ મંદિરના પૂજારી ધનંજય દવેએ આ અંગે વધુ માહિતી આ રીતે આપી

નેપાળી શૈલીના આ પ્રાચીન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે મહાશિવરાત્રિમાં શિવને બદલે શક્તિની પૂજા થતી હોય તેવો ધાર્મિક અપવાદ આ દેવમોગરાનો આદિવાસી મેળો છે એમ કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા નેપાળમાં આવેલા પશુપતિનાથ શૈલીનું મંદિર અહી દેવમોગરામાં સ્થાપિત કર્યું હતું નર્મદા નદીના કિનારે આવેલા તમામ પ્રાચીન શિવાલય ખાતે મહાશિવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે

પૂર્ણા નદીના કાંઠે આવેલા આ શિવાલયની રચના મહારાષ્ટ્રના હેમાડપંથી મંદિરની યાદ અપાવે છે

મહાશિવરાત્રિ નિમિત્તે આહવા પાસેના ઘોઘલીમાં શિવભક્તોની મોટી મેદની પૂજા અર્ચના માટે દર વર્ષે ઉમટે છે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે એન્ટરપ્રિન્યોરશિપ એઝ એન અલ્ટરનેટીવ પ્રોફેશનલ કરિયર વિષય પર નેશનલ લેવલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું